આજે પણ રાજ્યના કેટાલાક જીલ્લાઓમાં કોરોનાના પોઝીટીવ કેસો નોધાયા છે તો કેટલાક દર્દીઓ સાજા થતાં ઘરે પરત ફર્યા છે

વી

છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી નગરના વેપારીઓએ કોરોના સંક્રમણને અટકાવવા માટે બોડેલીની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

આ પ્રસંગે નાંદોદ તાલુકાના ચિત્રવાડી ભાદામ ધાનપોર જેસલપોર અને પોઇયા ગામોમાં ફળાઉ રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું હતુ વૃક્ષારોપણ ગામોની ખુલ્લી જગ્યાઓમાં કરવામાં આવ્યું હતું

આ અંગે મોરબી જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે બાઇકસવારના ખિસ્સામાં રહેલ ચાઇનીઝ બનાવટનો ફોન ફાટતાં અકસ્માત સર્જાયો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નર્મદા શાકમાર્કેટ નર્મદા જીલ્લામાં રાજપીપળા શાક માર્કેટમાં એક મહિલાનો પોઝીટીવ કેસ નોંધાતા શાકમાર્કેટ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

આગામી છઠ્ઠી ઓગસ્ટથી પરીક્ષાઓ શરૂ થશે

તમામ પરીક્ષાઓ યુજીસીની નવી માર્ગદર્શિકા મૂજબ લેવામાં આવશે

જીલ્લામાં શિક્ષકો દ્વારા ઘરે ફરીને પેમ્ફલેટ નું વિતરણ કરીને સમજ અપાઇ રહી છે હોર્ડીંગ્સ બેનર્સ તેમજ જીલ્લાના અધિકારીઓ ગ્રામ્ય કક્ષાએ પ્રવાસ કરી કોવિડનું માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે સમજણ આપી રહ્યા છે

નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે આ બે રથ પરિભ્રમણ કરશે કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરવા જીલ્લાના લોકોને સમજ આપીને જાગૃત કરશે ભૂજ કોરોના કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાવચેતી અને તકેદારીના ભાગરૂપે થયેલી કામગીરીની સમીક્ષા બેઠક ભૂજ કલેકટર કચેરીમાં યોજાઇ હતી

ગણપતિ માટી જામનગર આગામી દિવસોમાં ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખી જામનગર શહેરમાં ગણપતિજીના ભક્તો દ્વારા પોતાના ઘરે જ માટીની નાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને અગિયાર દિવસ ગણપતિજીનું પૂજન અર્ચન કર્યા બાદ ઘરે જ એક પાણી ભરેલા વાસણમાં ગણપતિ વિસર્જન કરવામાં આવશે જામનગરમાં ગણેશજીની મુર્તિ બનાવનાર અતુલભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે એચ

મહેસાણા બેઠક મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ અટકાયતી પગલાં આરોગ્ય સુવિધા સહિત વિવિધ બાબતે અંગેની સમીક્ષા બેઠક મહેસાણા જીલ્લા પ્રભારી મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને યાજાઇ હતી

આરોગ્યસેતુ એપ્લીકેશન ધન્વતંરી રથનો વ્યાપ વધારવા અને લોકજાગૃતિ કેળવવા પર ભાર મૂક્યો હતો

જાફરાબાદ શહેરમાં તંત્રની મંજૂરી વગર લઝ્નોત્સવની જાણ થતાં જાફરાબાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે વર અને કન્યાના પિતા વિરૂધ્ધ જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

બેઠકમાં જીલ્લા કલેકટર મ્યુ કમિશનર તેમજ ભવનાથના સંતો ઉપસ્થિત રહ્યા હતા

આ રથ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા હાલ આર્સેનીક આલ્બમ હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ સિવાય ધન્વંતરી રથની વિશેષ કામગીરીના ભાગરૂપે તાજેતરમાં જ રેપીડ પરીક્ષણ કીટ દ્વારા કોરોના પરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે